જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષો સામે જાતિ અને ધર્મના નામે મત માંગવાનો પણ આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે ખેડૂતો અને યુવાનો માટે કામ કરશે

એસ

બોર્ડે આજે ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે

અમદાવાદ જિલ્લાના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની જરૂરિયાત જણાઈ નથી પરંતુ ધંધુકા તાલુકાના અસરગ્રસ્ત એવા રંગપુર અને સાલસરમાં હાલમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે અને મે માસના અંત પછી જરૂર પડશે તો ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે તેમણે જણાવ્યું કે જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની કોઈપણ જરૂરિયાત ને પહોંચી વળવા તાલુકાના પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે એટલું જ નહિ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાનું થાય તો તેના માટેના ભાવ પણ નિયત કરવામાં આવ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકાર તથા ગુજરાત ભાજપ વતી સદગતના પરિવારને દિલસોજી પાઠવી છે માણાવદર બેઠક ઉપર ત્રણ વખત ચૂંટાઇને ધારાસભ્ય બનેલા રતિભાઇ સુરેજા ભાજપની રાજ્ય સરકારમાં ક્રષિ રાજ્યમંત્રી હતા જવાહર ચાવડાને બે વખત અને ચંદ્દભાઇ ફળદ્વને માણાવદરમાં હરાવનાર રતિભાઇ અદના લોકસેવક હોવાથી જૂનાગઢ સહિત રાજ્યભરમાંથી તેમને શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે

ભગવાન સોમનાથની દીપ આરતી પહેલાં ધ્વજારોહણ પણ કરાયું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રભાસ તિર્થમાં કર્મકાંડ સહિતની પૂજાવિધિનો લાભ શ્રધ્ધાળુઓને મળી રહે તે માટે સોમપુરા બ્રાહ્મણ સમાજ હંમેશા અહીં કાર્યરત રહે છે

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનીક સક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે વાતાવરણાં ભેજનું પ્રમાણ વધ્યુ હોવાનું જણાવતાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે

મી પ્રતિ કલાક રહેવાની સંભવત વ્યસ્ત કરી છે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

અગ્નિશમન દળે આગને કાબુમાં લીધા બાદ વાસ્તવિક નુકશાન વિગત બહાર આવવાની રાહ જોવાઇ રહી છે